ત પંચમહાલ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા બોટાદ અને મોરબીમાં મેડીકલ કોલેજ સ્થા પશે સામાજીક ન્યાય અને અધિકારીના વિભાગે આઠ યોજનાઓ ઓનલાઇન કરી છે ત નાગરિકત્વ સુધારા કાયદા અંગે ભાજપ દ્વારા આવતીકાલે બારમી જાન્યુઆરી સુધી જનજાગરણ અભિયાન હાથ ધરાશે ત રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પાંચ ટકા મોંઘવારી ભથ્થુ મંજુર કરાયું

ગુજરાતે મેન્યૂફેકચરીંગ હબ ઓટોમોબાઇલ હબની જે ખ્યાતિ મેળવેલી છે તેમાં આ એફ ડી

ને પરિણામે હવે નવાં સેકટર્સનો પણ ઉમેરો થતાં હોલિસ્ટીક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં દેશનું અગ્રીમ રાજ્ય બનશે રાજ્ય સરકારે ગુડ ગર્નન્સ અને નો પેન્ડન્સીની પારદર્શી નીતિઓ અમલી બનાવી છે તેના પરિણામે મોટા ઊદ્યોગો પણ રાજ્યમાં ઊદ્યોગ સ્થાપના માટે પ્રેરિત થયા છે

મેડીકલ કોલેજો પંચમહાલ ગીરસોમનાથ દેવભૂમિ દ્વારકા બોટાદ અને મોરબી ખાતે નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

આ નવી કોલેજોના નિર્માણથી નાગરિકોને વધુ સારી સવલતો પ્રાપ્ત થશે અને તબીબી શિક્ષણની બેઠકો પણ વધશે

આ પ કોલેજો માટે રાજય સરકાર વિનામૂલ્યે જમીન ફાળવશે

જી

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે નાગરિકતા સુધારા કાયદા અંગે જનતાને માહિતગાર કરવા આ અભિયાન અન્વયે રાજ્યમાં વિવિધ જિલ્લા કક્ષાએ અને શહેરી કક્ષાએ બુદ્વિજીવી સંમેલનો અને રેલીઓનું આયોજન થઈ રહ્યું છે

અભિયાન અન્વયે ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી જે પી નફા આવતીકાલે સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરા ખાતે સાંજે બુદ્વિજીવી સંમેલનમાં ઉપસ્થિત રહેશે અને ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપશે આ ઉપરાંત આવતીકાલે કેન્દ્રિયમંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલ ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે સાંજે બુદ્ધિજીવી સંમેલનમાં ઉપસ્થિત રહેશે આ ઉપરાંત શનિવારે પોરબંદર ખાતે અને રાજકોટ જિલ્લાના જસદણ ખાતે રેલીઓ અને પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાશે તેમાં ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહટકર વિશેષ ઉપસ્થિત રહેશે

છ માસના મોંધવારી ભથ્થાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષે મળેલ રાજય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે

નોવેલ સેન્દ્રીય નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવેલ તેમજ આંતરરાષ્ટ્રીય પેટન્ટ મેળવેલ નોવેલ સેન્દ્રીય પ્રવાહીનું હવે આફિકા ખંડમાં ઉત્પાદન અને વેચાણ ચાલુ થશે

લાયેઝન અધિકારી ગુજરાત ક્રિકેટ એસોસીએશનની રણજી ટ્રોફી ટીમના ભૂતપૂર્વ કોચ શ્રી વિજય પટેલની ભારતના પ્રવાસે આવી રહેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમના લાયેઝન અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ નિમણુંક કરવામાં આવી છે શ્રી વિજય પટેલ આજથી ગૌહાતી ખાતે શ્રીલંકાની ટીમ સાથે જોડાઈ ગયા છે

ઇ આર ટી સમગ્ર શિક્ષા અભિયાન અને આઇ

એમ ના સહિયારા પ્રયાસોથી ગુજરાત ઓનલાઇન કાર્યક્રમ દ્વારા વર્ગખંડ સુધી પહોંચવામાં સફળ થયું છે ઓનલાઇન કાર્યક્રમમાં અંદાજે દોઢ લાખ શિક્ષકો સહ્ભાગી થયા હતા

દ્વારા શિક્ષક સન્માન કાર્યક્રમ ખાતે યોજાયો હતો

યુથ હોસ્ટેલ યુથ હોસ્ટેલ ઓફ ઇન્ડિયા દ્વારા મુંબઈ અલીબાગથી ગોવા સુધી સાયકલ યાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ

દરિયા કિનારેના રસ્તા ઉપરથી રોજ સાયકલ યાત્રાનો રૂટ રાખેલો હોય અને સાગર કિનારે આવેલા ગામડા ઓના રીત રિવાજો મુજબ રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામા આવ્યા હતા અને પર્યાવરણ બયાવોની જાળવણી માટે લોકોને સંદેશો આપવામા આવ્યો હતો